મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો તેમણે દેશની સુરક્ષા સાયવતા ફરજ પરસ્ત જવાનો પ્રત્યે ફતજ્ઞતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી એ સૌ નાગરીક ભાઈ બહેનોને સૌનિક કલ્યાણ નિઘિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરી તેમણે કહ્યું કે આપણી સીમાઓ સાયવતા વીર જવાનો પડકારો વિપદાઓ અને વિકટ સ્થિતિમાં પણ અડગ રહીને પોતાના પ્રાણની પરવા કર્યા વિના રાષ્ટ્ર રક્ષા કરે છે વીર શહીદોનું સ્મરણ કરી તેમના પરીવારજનો માટે ફાળો આપી નાગરીક કર્તવ્ય ભાવ અદા કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે દેશ સશસ્ત્ર દળો અને તેમના પરીવારોના અદમ્ય સાહસને સલામ કરે છે તેમણે લોકોને સશસ્ત્ર દળોના કલ્યાણમાં યોગદાન આપવાનો આગ્રક હર્યો છે પોતાના ટવીટમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સૈનિકોના પરીવારોને સમર્થન કરીને અને તેમની ભલાઇ માટે અને પુર્વ સૈનિકોના કલ્યાણ માટે દરેક પ્રકારના સંભવિત પ્રયાસ કરવાનું કહ્યું તેમણે કહ્યું સશસ્ત્ર સેના ધ્વજ દિવસ કોષમાં યોગદાન ઓનલાઇન અથવા તો ચેક ધ્વારા કરી શકાય છે આ યોગદાન આવકવેરામાંથી મુકત છે ભાજપ ભરત પંડ્યા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું છે કે આપેલ શાળા કોલેજ બંધનું કોંગ્રેસે આપેલું એલાન સદંતર નિષ્ફળ ગયું છે તેમણે ઉમેર્યું છે કે માત્ર અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ યુવાનોએ વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે બિન સચિવાલય કારકુન ભરતી પરીક્ષા બાબતે રૂપાણી સરકારે ઉમેદવારો સાથે બેઠક કરી તેમણે ન્યાયપૂર્ણ કાર્યવાહી ની ધરપત આપી છે

વિધાનસભા બેઠક ગાંધીનગર ખાતે વિધાનસભા ભવન પરિસર માં સલાહકાર સમિતિ ની બેઠક ગૃહ ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના વડપણ હેઠળ યોજાઇ ગઈ જેમ નવમી ડિસેમ્બર થી શરૂ થઈ રહેલા સત્ર માં હાથ ધરાનાર કામકાજ અંગે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા વગેરે શાસક પક્ષ તરફથી આ બેઠક માં ફાજર રહ્યા હતા જ્યારે ગૃહ માં વિરોધપક્ષ કોંગ્રેસ ના નેતા પરેશ ધાનાની ઉપસ્થિત રહ્યા હતા ગૃહ નું કામકાજ શાંતિપૂર્વક યાલે અને તમામ વૈધાનિક કામ સંતોષપૂર્વક સંપન્ન થાય તે મુદ્દે સૌ સહમત થયા હતા વિશ્વ જમીન દિવસ ડાંગ ડાંગ જીલ્લાના વધઈ ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેતીવાડી ખાતુ આહવા અને આગાખાન સંસ્થાના સંયુકત ઉપક્રમે જામલાપાડા અને બોરપાડા ગામોમાં વિશ્વ જમીન દિવસનો ઉજવણી તથા સોઈલ હેલ્થ કાર્ડના વિતરણના કાર્યક્રમો યોજાઈ ગયા તાલુકા અઘિકારી પ્રક્લલભાઈએ તથા વિસ્તરણ અઘિકારી અનિરૂધ્ધ પરમારે ખેડૂતોને સોઈલ હેલ્થકાર્ડનું મહત્વ પાકોનું આયોજન પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધી યોજના ખેડૂત અક્સ્માત વીમા યોજના સહિત ખેડૂતોને ઉપયોગી કલ્યાણ થોજનાઓની વિગતો આપી હતી ફષિ વિજ્ઞાન કેન્દ્રના ડોકટર સાગર પટેલે જમીનને ઉપયોગી પોષક તત્વોની જાણકારી આપી હતી

લાયન્સ ક્લબ ઓફ ગોધરા અને સાર્વજનીક કોમર્સ કોલેજના એન

ના વિધાર્થીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ અને જવાનો પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય માર્ગો ઉપર આવતા જતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા સ્વ છતા કિટ મહેસાણા જીલ્લાના કડી ખાતેના ટાઉનહોલમાં સ્વચ્છતા રથનું પ્રસ્થાન સફાઈ કામદારોનું સન્માન તથા સલામતી કિટના વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રસંગે સફાઈ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા સફાઈ કામદારોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા એવી જ રીતે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું કડી શહેરના નાગરીકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા ઝુંબેશ હાથ ધરવી અને સ્વચ્છતા એપનો પ્રયાર કરવો એ સ્વચ્છતા રથના મુખ્ય કાર્યો છે ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત કડી પાલિકા વિસ્તારને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત વિસ્તાર જાહેર કરાયો છે